ઉપરાંત ટેબલેટ યોજના અંગે મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે આ વર્ષ કુલ ત્રણ લાખથી વધિ ટેબલેટનું વિતરણ કરવામા આવશે

કોચિંગ ક્લાસ રાજ્યમાં આઈ આઈ ટી આઈ આઈ એમ જે ઈ ઈ તેમજ નીટ પરીક્ષાના કોચિંગ માટે ચાર ઝોનમાં નવા કોચિંગ કલાસ શરૂ કરાશે વિધાનસભામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોચિંગ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત ખાતે ખાસ કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવશે આ કોચિંગ ક્લાસમાં અભ્યાસક્રમ મુજબ તાલીમ આપીને રાજ્ય સરકાર પરીક્ષા લેશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ આવી પરીક્ષામાં બેસશે અને ગુજરાતનો કર્વોટા જળવાય એવા પ્રયાસો રાજ્ય સરકાર કરશે તેમ તેમણે ઉમેર્યુ હતું

દર સોમવારે જાળવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રોજેક્ટ બંધ હોય છે પરંતુ આ વખતે ધૂળેટી હોવાના કારણે બધા પ્રોજેક્ટ ખૂલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે